રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય રમત

ગોલ્ડ ચેનલ અને વધારાની ફીકવન્સી પરથી પણ સાંભળી શકાશે

પુરક યાર્જશઈટ એજન્સી દ્વારા અત્યાર સુધી જે તપાસ કરાઈ તેના આધારે રજુ થશેઆ કેસના મધ્યસ્થી ક્રિશ્વિયત જેમ્સ મિશેનને જામીન આપવાનો વિરોધ કરી સીબીઆઈએ કહ્યું કે તપાસ સંસ્થા અન્ય કેટલાક જાહેર સેવકોની સંડોવણી અંગે પણ તપાસ કરી રહી છે

સીબીઆઈના સ્પેશિયલ જજ વીપારડેએ સમક્ષ તપાસ એજન્સીએ કહ્યું છે કે

આરોપીની સામે કેસ નોંધાયા પહેલા તે દેશ છોડી ગયો છે તેથી તેની સામેનું વોરંટ બજાવી શકાયુ નથીઅરજીમાં જણાવાયું છે કે નિરવ મોદીને લંડનમાંથી પકડવામાં આવ્યો હતો અને તેને ભારત પ્રત્યારોપણ માટેની પ્રક્રિયા હાલ ચાલી રહી છે તે અને તેનો ભાઈ ક્યાં છે તેની કોઈ જ ખબર નથી

જેઓના નામ એનઆરસી યાદીમાં નથી તે લોકો આ વિદેશી દ્રિબ્યુનલ સમક્ષ અપીલ કરી શકશેશ્રી ક્રિષ્નાએ કહ્યું કે

કેન્દ્ર સરકાર અને આસામ સરકાર બંને પાછળથી નક્કી કરશે કે અદાલત સમક્ષ જેઓ નાગરિકતા પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યા છે તે અંગે શું કરવું

સુવર્ણ તક ઝડપી લેવા અનુરોધ કર્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુકાશ્મીરના લોકોને સાંસ્કૃતિક ભાષાકિય અને ધાર્મિક ઓળખનું સંરક્ષણ કરવાની ખાતરી આપી છેરાજ્યપાલે રાજ્યમાં યૂંટણી

મેળાનું આયોજન ડિફેન્સ ઈન્સ્ટીટ્યૂટ ઓફ હાઈ એલટીટ્યુડ રિસર્ય દ્વારા કરાયું છેવરિષ્ઠ સંરક્ષણ મંત્રાલયના અધિકારીએ કહ્યું કે ડીઆરડીઓ દ્વારા કૃષિ લક્ષી ટેકનોલોજીની બાબતોને પ્રદર્શીત કરાશે સુત્રોએ જણાવ્યું કે મંત્રી શ્રી લદ્દાખમાં ઉચ્ય મિલેદ્રીના અધિકારીઓ સાથે વાતચીત કરશે

આમ છતાં આ અંગેની તેઓએ વધુ વિગતો આપી ન હતી

કાશ્મીરનો પ્રશ્ન ભારતની આંતરિક બાબત છે તેમ જણાવ્યું હતું તેઓએ જમ્મુ સંરક્ષણ સચિવે એવી દર્શાવી હતી કે ભારત અને પાકિસ્તાન બંને દેશો આ મુદ્દે દ્વિપક્ષીથ રીતે ઉકેલ લાવશે

તેમની આ યાત્રા રવિવારે સોલાપુરમાં સમાપન થશે વિરાટ જનસંપર્ક કાર્યક્રમ હેઠળ અમરાવતી જિલ્લામાં જનસંપર્ક શરૂ કરશે

ગૌરીગંજ વિધાનસભા મત વિસ્તારમાં અતિ આધુનિક આંગણવાડી કેન્દ્રનું પણ લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે